પ્રધાનમંત્રી મોદી દેશના ત્રણ શહેરો કોલકાતા મુંબઈ અને નોઈડામાં કોરોના લેબનું ઉદઘાટન કર્યું

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ લેબ્સથી આરોગ્ય કર્મચારીઓને બચાવવામાં અને ટર્નઅરાઉન્ડ સમય ઘટાડવામાં ફાયદો થશે

ઉપરાંત દર્દીઓની સારવાર પણ સમયસર થઈ શકશે

મી લાંબી ફોલ્ટ લાઈન સક્રિય બની હોઈ મોટો ભૂકંપ આવવાની શકયતા ભુવૈજ્ઞાનિકો દ્વારા હાલમાં જ વ્યકત કરાઈ છે

મી

મી

કંપનની તીવ્રતા ઉંયી હોઈ દુધઈ સહિતના વિસ્તારોમાં તેની સારી એવી અનુભુતી થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો

જેના સંદર્ભમાં આજે સોમવારે સવારે નખત્રાજ્ઞા પ્રાંત અધિકારી દ્વારા ધીજ્ઞોધર ડુંગર અને થાન જ્ઞગીરની મુલાકાત લેવામાં આવી હતી આ સંદર્ભમાં નખત્રાણા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવતે વધુ વિગતો આપી હતી

જેમાં બેઠકમાં શિક્ષણમંત્રી અને ભાજપના પ્રદેશ મહામંત્રીએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું હતું કે કોઈ પણ યૂંટણી જીતવી હોથ તો સૌ પ્રથમ બુથ જીતવું પડે માટે અગાઉના પરિણામોના આધારે બુથનું પરિણામ આ ચૂંટણીમાં ઉજળો રહે એવી તકેદારી રાખવાની બુથ સ્તરના કાર્યકરોની ખાસ જવાબદારી બની રહે છે કચ્છમાં નર્મદા નહેર વિશે પણ તેમણે જણાવ્યું હતું કે સરકાર આ દિશામાં કચ્છના શ્રેષ્ઠ હિત ને ધ્યાને રાખીને ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે

શાળાઓ બંધ થવાથી આંગણવાડી કે મધ્યાહન ભોજનમાં મળતો પૌષ્ટિક આહાર જેવી મળતી તમામ સેવાઓ પર અસર થઈ છે કચ્છમાં બે દાથકા પછી શિક્ષણ અંગે જાગૃતિ વધી છે હાલના સમયમાં બાળકોના આરોગ્ય અને શિક્ષણના વાતાવરણને બનાવી રાખવું જરૂરી છે આ માટે લોકવાણી રૂપે પાટી પેન પ્રોગ્રામ યુનિસેફ ગુજરાત અને સેન્ટર ઓફ એક્સીલન્સ પત્રકારત્વ વિભાગ તથા ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી શરૂ કરવામાં આવી રહ્યો છે જેમાં બાળકોને કોરોનાના ફેલાવા અંગે માર્ગદર્શન તેના લક્ષણો તેની સામે બચવા અંગેની તકેદારીઓ જેવી જાણકારી અપાશે તેમ જાણવા મળ્યું છે

જિલ્લામાં પવનની ગતિ સામાન્ય રહેશે પરંતુ જયાં વરસાદ પડશે ત્યાં પવનની ગતિમાં વધારો થશે અને જેવો વરસાદ બંધ થશે એટલે પવનની ઝડપ રાબેતા મુજબ સામાન્ય થઇ જશે એમ હવામાન વિભાગ દ્વારા જણાવાયુ હતું

રવિવારે પણ પ્રખર તાપ અને ગરમી વચ્ચે મુન્દ્રા અંજાર ગાંધીધામ સહિત જિલ્લાના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા